કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરશે

ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ વડોદરામાંથી ઝફર અલી

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સત્રનો પ્રારંભ રાજ્યપાલ શ્રીઆયાર્ય દેવવ્રતના સંબોધન અને તેના ઉપરના આભાર પ્રસ્તાવ થી થશે

ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમના ડીટેક્શન માટે તેમજ અન્ય ગુનાઓના ઝડપી ઉકેલ માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન બનાવવામાં આવી છે શ્રી અમિત શાહ આ એપ્લીકેશનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

તેમજ ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે સાંજે શ્રી શાહ નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમનો વિવિધ સોસાયટીઓના અધ્યક્ષ તથા સચિવોને સંબોધન કરશે યુ વિન કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ય સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ બેઠકમાં શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને શ્રમ વિભાગ તેમજ બાંધકામ શ્રમયોગી બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ ગઈકાલે વડોદરામાંથી ઝફર અલી નામના એક શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ શંકાસ્પદ આતંકવાદી વડોદરા અને ભરૂચમાં પોતાની ગતિવિધિ વિસ્તાવાના પ્રયાસો કરી રહ્યો હતો અગાઉ દિલ્હીમાં ઝડપાયેલા આતંકવાદી મોડ્યુલનો તે એક ભાગ હોવાનું માનવામાં આવે છે પોલીસ દ્વારા ટ્રંક સમયમાં આ આતંકવાદી દિલ્ફી પોલીસને સુપ્રત કરવામાં આવશે મૂળ તમિળનાડુના વોન્ટેડ આ આતંકવાદીએ અમદાવાદમાં એ

ના વડા મથકે લાવવામાં આવ્યો છે

આ એકઝીબીશનનું ઉદઘાટન કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કર્યું

આ અભિયાનનો મૂળ હેતુ ઉત્તરાયણ દરમિયાન અબોલ પક્ષીઓના જીવ બચાવવાનો છે

આ અભિયાન હેઠળ આ વર્ષે પણ ઉત્તરાયણ દરમ્યાન ઇજા પામતા અબોલ પક્ષીઓને બચાવવાનું આયોજન હાથ ધરાયું છે

આપત્તિ વ્યવસ્થાપન મામલતદારે જણાવ્યું કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ ગાંધીનગરના સલાહકાર કચ્છમાં જુદાં જુદાં વિસ્તારોમાં ચેતવણી સૂચક સિસ્ટમ લગાડવા સર્વે હાથ ધરવાના છે આ માટે અબડાસા માંડવી મુંદરા રાપર અને લખપત તાલુકાઓમા તેમજ નારાયણ સરોવર ખાતે સર્વેની કામગીરી હાથ ધરાશે

ધોરડો ટેન્ટસિટીમાં ગઇકાલે ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર શાખાની ત્વરીત કામગીરીના પગલે આગને કાબુમાં લેવાઈ હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે આગના કારણે જાનહાનીના કોઈ સમાચાર નથી ટેન્ટ સિટીના જનસંપર્ક અધિકારી અમીત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે ચાર ટેન્ટમાં આગ લાગી હતી જેમાં પ્રવાસીઓનો સામાન અગત્યના કાગળો હતું

પ્રવાસીએ ચાલુ કરેલા હીટરથી શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું તેમણે જણાવ્યુ હતું

તેઓ ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે આજે સવારે અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક થોજશે

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના નેતૃત્વમાં નેશનલ સેન્ટર ફોર કોસ્ટલરિસર્ચ દ્વારા સપ્ટેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો

સૌથી સ્વચ્છ બીચમાં સુરતના ડુમસ સિવાય કેરળના કથઝાકુટઓડિસ્સાના પુરી અને ત્રિવેન્દ્રમ સામેલ છે

રાજ્યમાં હાલ વિવિધ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યાલી રહ્યો છે પોરબંદરમાં અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો

આ પતંગ મહોત્સવમાં જૂદા જૂદા દેશોના તેમજ ભારત સહિત ગુજરાતના પતંગબાજો રાજ્યના આકાશને રંગબેરંગી કરી રહ્યા છે સુરત શહેરમાં ગઈકાલથી આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સનો આરંભ થયો છે

કચ્છ રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં શીતલહેર યથાવત રહેશે